નેહ્લ ઠક્કર રાશનકાર્ડ યોજના ગુજરાત સહિત નવે રાજ્યોમાં એકે રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અમલી બનાવવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ છે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશગોવા હરિયાણાકર્ણાટકકેરળતેલંગણા ત્રિપુ રા અને ઉત્તર પ્રદેશમાં આ યોજના લાગુ કરાઈ છે આ રાજયોમાં સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં આવશ્યક સુ ધારાની પ્રક્રિયા પુર્ણ થઈ છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જણાવ્યુ છે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા શરૂ થવાંથી રોજગાર માટે બીજા રાજ્યોમાં જતા શ્રમિકો તથા તેમના પરિવારો ગમે ત્યાંથી વાજબી ભાવે હવે રાશન મેળવી શકશે

જે કચ્છ જિલ્લાના સામાજીક આર્થિક વિકાસની ગતિ વધારવા માટે નીતિ સંબંધિત મુ દાઓને ઉકેલવા માટે કાર્યરત છે આ કરાર આંતરાષ્ટ્રીય ભાગીદારી કરાર છે કે જેનો આશય વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન આપવાનો છે બંને રાજયોમાં સમાન વેપાર ધરાવતા બંને સંગનો સંયુ ક્તપણેકેટલીક આર્થિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપશે બંન્ને રાજયોની કંપનીઓ વચ્ચે વ્યવસાયિક તકોને અનુ લક્ષીને પ્રોત્સાહન આપવા માટે રાજયો અને દેશોની કાનુની આર્થિક નાણાકીય તેમજ આર્થિક માહિતીનું આદાનપ્રદાન કરાશે વિશિષ્ટ ઉત્પાદનો અથવા સેવાઓના વેપાર મુડી રોકાણોતકનીકી વિકાસ શૈક્ષણિક ભાગીદારી અને બજાર સંશોધન સંબંધિત માહિતીની અંગે વિમર્શ કરાશે

તેમજ કચ્છનાં નાના અખબારો નાં પ્રશ્નો માટે સતત સક્રિય હતાં અને વિવિધ અખબારી સંગઠન સાથે જોડાયેલા હતાં

કલેકટરશ્રી પ્રવિણા ડી કે ની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિઓના અધિકારીઓ તેમને સોંપાથેલી કામગીરી સબંધિત અમલીકરણ અધિકારીઓના પરસ્પરના સંકલનમાં રહી કરશે નેહલ ઠક્કર નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે ગુજરાતમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્રારા હાથ ધરાયેલા મહત્વના પ્રોજેકટો અને નેશનલ હાઈવેનાં કામો સત્વરે પૂ રા કરાશે કેન્દ્રીય મંત્રી નિતીન પટેલે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલી સમીક્ષા બેઠકમાં દિલ્હી મું બઈ કોરીડોર વડોદરા મુંબઈ એકસ્પ્રેસ હાઈવે શામળાજી દિલ્હી એક્સ્પ્રેસદ્રારકા ખાતેનો સિઝેયર બ્રિજ ચિલોડાથી સરખેજ ચેકસ્પ્રેસ વે ખાવડા ધરમશાળા પોરબંદર દ્વારકા સહિતનાં વિવિધ ગુજરાતનાં પ્રોજેકટો અને હાઈવેને લગતાં કામો ઝડપથી પૂર્ણ કરવા સુ ચનાઓ આપી હતી